આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રેલ્વે દ્વારા દેશની પહેલી રેલ્વે યૂનિવર્સિટી ગુજરાતના વડોદારામાં રેલ્વે યૂનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ યૂનિવર્સિટીમાં રેલ્વેના વિવિધ અભ્યાસક્રમો તેમજ રેલ્વે કર્મચારીઓને તાલિમ પણ આપવામાં આવશે આ સિવાય આ યૂનિવર્સિટીમાં વિવિધ કોલેજો તેમજ હોસ્ટેલો બનવામાં આવશે આ યૂનિવર્સિટી આવવાથી ગુજરાતના વિકાસને હરણફાળ ભરશે તેમા રેલ્વેમાં જે પણ ઇન્સ્ટીટ્યુ સંસ્થા ચાલે છે

ચોમાસાના કારણે વાહકજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી ઊભી કરવામં આવી છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે રોજબરોજ રાજ્ય કક્ષાએથી સતત મોનિટરિંગ કરવામાં આવે છે જિલ્લા કક્ષાએથી આ રોગની તમામ પ્રકારની માહિતી ઓનલાઇન રાજ્ય કક્ષાએ પૂરી પાડવામાં આવે છે જેનું આરોગ્ય કમિશનર શ્રી દ્વારા પણ મોનિટરિંગ કરાય છે

દિલ્હીના અકબર રોડ પર બનાવેલ ગરવી ગુજરાત ભવન ના ઉદ્વાટન સમારોહમાં ગુજરાત રાજ્યની ઝાંખી કરાવતા તમામ ક્ષેત્રના કલાકારો દ્વારા ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે શહીદવીર સંજય સાધુના પાર્થિવ હેદના આજે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા વડોદરાના ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી પરિવારજનો સહિત સોએ અશ્રુભીની વિદાય આપી હતી આસામ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ ગઇકાલે મોડી રાત્રે વડોદરા લાવવામાં આવ્યો હતો

સંજય સાધુની શહાદતને બિરદાવતા નારા તેમજ દેશભક્તિના નારા સાથે વડોદરા એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું બીએસએફ દ્વારા શહીદ વીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું શહીદનો પાર્થિવ દેહ આજે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો સંસદ સભ્ય રંજનબહેન ભટ્ટ મેયર ડેપ્યુટી મેયર ક્લેક્ટર કમિશનર સહિત અગ્રણીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા ભારત સરકારની સૈથી મોટી વીજ પ્રરવઠા કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસીએ કચ્છ અને રાજસ્થાનમાં પાંચ હજાર મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે કચ્છમાં આ પહેલા પણ અનેક કંપનીઓ થર્મલ સોલાર અને વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરી રહી છે કચ્છમાં પાંચ હજાર મેગાવોટનો સોલાર પાર્ક સ્થાપવાની યોજના છે કંપનીના ચેરમેને એક નિવેદનમાં આ વાત જણાવી છે કે પ્રથમ અલ્ટ્રા મેગા સોલાર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવામાં આવશે ત્યારબાદ રાજસ્થાનમાં પણ આ પ્રકારનું આયોજન છે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાશે

નોંધનીય છે કે કચ્છ વીજળી ઉત્પન્ન કરવા મામલે અગ્રણી બની રહ્યુ છે

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાવાની છે

લાંચ રૂશ્વત વિરોધી શાખાએ આજે અમદાવાદ આર ટી ઓ ના એક જૂનિયર કલાર્ક અને રાજકોટ કુટીર ઉદ્યોગ કચેરીના એક હેડ કલાર્કને લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધા હતા સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ આર

ના જૂનિયર કલાર્ક દશરથ ચૌધરી અને એક ખાનગી સિક્યુરીટી ગાર્ડ ફરિયાદી પાસેથી બારસો રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા એ જ રીતે રાજકોટમાં કુટિર ઉદ્યોગ કચેરીના હેડ કલાર્ક કરસન રાઠોડ ફરિયાદીની આઠ લાખની લોન મંજૂર કરવા માટે સાત હજારની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા પશુ દાણની વધેલી કિંમતોને ધ્યાનમાં રાખીને ડેરી દ્વારા દૂધના પ્રતિલિટર ભાવમાં રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે

વધારો કરવા પાછળના કારણોમાં દૂધના ખરીદ ભાવોમાં વધારો થયો છે વરસાદ મોડો થયો હોવાથી ખેડૂતો પાસે લીલા ઘાંસની અછત હતી

અઢી વર્ષ પછી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અમુલ ગોલ્ડ અને છાશમાં કોઈ ભાવ વધારો નથી ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના પત્રકારો માટે આજે રૂરલ મીડિયા વર્કશોપ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં પદ્મ શ્રી અને વરિષ્ઠ લેખક વિષ્ણુ પંડ્યાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે વાંચન વગરનો કોઈ પત્રકાર ન હોય શકે તેમણે જણાવ્યું હતું કે દિવસે દિવસે પત્રકારત્વ બદલાતું જાય છે જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રશાસન અને મીડિયા અકે જ ગાડીના પૈડા છે આપણી જવાબદારી છે કે આપણે લોકોની અપેક્ષા આકાંક્ષાઓને પૂરી કરીએ પત્રકારોની સકારાત્મક ભાગીદારી વિના પ્રશાસન માટે એકલા હાથે લોકો સુધી લાભો પહોંચાડવા ખૂબ મુશ્કેલ છે તો પીઆઈબીના અપર મહાનિદેશક ડૉ ધીરજ કાકડિયાએ મહાત્મા ગાંધી એક ઉત્કૃષ્ઠ પ્રત્યાયનકાર વિષય પર સંબોધન કરતાં કર્તા જણાવ્યું કે ગરીબો અને વંચિતોનું કલ્યાણ એ ગાંધીજીના પત્રકારત્વનો મૂળ મંત્ર હતો

રેલવે મંત્રાલય દ્વારા દેશની સૌપ્રથમ આઈ

નિગમ દ્વારા સંચાલિત ટ્રેન અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વચ્ચે શરૂ કરવા મંજુરી આપી દીધી છે એક સત્તાવાર યાદીમાં જણાવાયા અનુસાર ખાનગી ક્ષેત્ર દ્વારા ટ્રેન સંચાલિતના પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આ તેજસ ટ્રેન અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ તેમજ લખનો અને નવી દિલ્હી વચ્ચે દોડાવાશે રાજ્યની શુટર લજ્જા ગોસ્વામીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી કોમનવેલ્થ ગેઇમ્સ અને વર્લ્ડકપ શૂટિંગ સહિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા નીવડી ગુજરાત અને ભારતનું નામ રોશન કરનાર લજ્જા ગોસ્વામીને રાજ્ય પોલીસ દળમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે સીધી જ નિમણુંક આપવામાં આવી છે